આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીઓએ તેમના જિલ્લાઓમાં પાણીની સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથેના વિચાર વિમર્શના અહેવાલ રજૂ કરાયા હતા કચ્છમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્રોત અંગેની વિગતો પાણી પૂરવઠા મંત્રીએ રજૂ કરી હતી

વાગડ વિસ્તારની પાણી સમસ્યા હળવી કરવા સુવઈ ડેમોમાંથી જરૂરત મુજબ પાણી છોડવા નિર્ણય લેવાયાનું જાણવા મળે છે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે કચ્છની ટૂંક મુલાકાતે આવી રહ્યા છે

ટૂંક સમયમાં જ પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરીનો પ્રારંભ થશે તેમ જાણવા મળ્યું છે

ચન્દ્રવદન પટ્ટણી થેલેસેમિયા જાગૃતિ આજે વિશ્વ રેડક્રોસ દિન અને વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં થેલેસેમિયા સામે જનજાગ્રતિ કેળવવા પર ભાર મુકાઈ રહ્યો છે

જિલ્લામાં લોહીથી ફેલાતા આ રોગ સાથે જાગૃતિ કેળવવા વહીવટી તંત્રથી લઈ રોટરી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બોર્નમેટો સહિતના ઓપરેશન કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે

આ માછીમારો પોરબંદરના હોવાનું જાણવા મળે છે

આ રીતે બે જ દિવસમાં પપ ભરતીય માછીમારને પાકિસ્તાની સતાવાળાઓ ઉઠાવી ગયા હતા ચન્દ્રવદન પટ્ટણી પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચમાં લેવાયેલી બારમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે

જ્યારે ગયા મહિને લેવાયેલી ગુજકેટની પરિક્ષાનું પરિણામ પણ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે

આ કેમ્પોનું આયોજન કરણી સેના કચ્છ યુવક સંઘ શ્રુજન ફાઉન્ડેશન માંડવી સ્વામિનારાયણ મંદિર અને અંજાર લાયન્સ ક્લબ દ્વારા થયું હતું

સોગંદનામામાં વિદેશ પ્રવાસે જવાનું કારણ પણ બતાવવું પડશે